સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસ નિમિત્તે આકાશવાણી પરથી સંબોધન કરતાં હિંદી ભાષા દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું કામ કરતી હોવાનું જણાવીને તેનો મહ્ત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સાત રાજ્યોને તેમના બધા જ આરોગ્ય કેન્દ્રોમાં પ્રાણવાયુનો પુરવઠો સતત ઉપલબ્ધ થાય તે બાબત સુનિશ્ચિત કરવા કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારમાં પેટ્રોલીયમ ક્ષેત્રની ત્રણ યોજનાઓનું લોકાર્પણ કર્યુ ગુજરાતમાં ચોથા તબક્કામાં વધુ છૂટછાટો અપાતા આર્થિક ગતિવિધિ વેગવાન બની રહી છે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે કોવીડની રસી આવતા વર્ષના પ્રથમ ત્રણ માસમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે

અમારા સંવાદદાતા જણાવે છે કે સુરત અને અમદાવાદના હીરા બાંધકામ તથા કાપડ ઉદ્યોગો તેમજ ભરૂચમાં રસાયણ ઉદ્યોગોમાં પરપ્રાંતિય કામદારો નોંધપાત્ર સંખ્યામાં કામ કરે છે

ગઈકાલે સોશિયલ મીડિયા મંચ સંવાદ ઉપર બોલતા તેમણે કહ્યું કે રસીના માનવી ઉપરના પરીક્ષણો વખતે સરકાર પૂરતી તકેદારી રાખી રહી છે